માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલ નિશાંકે લોકસભામાં લેખિતમાં આ માહિતી આપી હતી

આ માર્ગદર્શિકા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને જાણીતા શિક્ષકો અને સંશોધનકર્તાઓ જેમણે યુવિવર્સિટી અને કોલેજોમાં અનુભવ મેળવ્યો છે તેઓ ઉપલબ્ધ બનશે

જેને કેન્દ્ર સરકારના અમદાવાદ મ્ુંબઈ હાઈસ્પીડ રેલ કોરીડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશષે

જેથી જમીન સંપાદનમાં વધારે સમસ્યા ન આવે

આ પ્રોજેકટથી સૌરાષ્ટ્રના બીજા શહેરોની કનેક્ટીવીટી વધશે અને મુસાફરોના સમય સાથે ઈંધણ પણ બચશે

આ સંસ્થા દ્રારા સમગ્ર દેશમાં આવતીકાલે અંગદાન દેહદાન જાગરૂકતાના રાષ્ટ્રવ્યાપી કેમ્પનું આયોજન કરાશે

ત્યારે રાજ્યના ઈ કોમર્સ ગ્રાહકો સાથે ઓનલાઈન ખરીદી દરમિયાન છેતરપીંડી ન થાય તે માટે રાજય સરકારના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે ગ્રાહકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર પણ કટીબધ્ધ છે તાજેતરમાં જ રાજ્ય સરકારના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા એક જાગૃત ગ્રાહક સાથે થયેલી છેતરપીંડી અંગે તપાસ કરીને નિયમોના ભંગ બદલ એમેઝોન વીક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

ટી આઈ પાસ અને તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં જરૂરી પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહી શકશે

વીરલ રાણા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારાઓની સંખ્યા વધી રહી છે ત્યારે તંત્ર દ્વારા રોજના પચાસ હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી વ્યવસ્થા હાથ ધરાઈ છે વિશ્વ કક્ષાની પ્રતિમા હોવાથી તેની જાળવણી અને પ્રવાસીઓની સુરક્ષા માટે પ્રતિમામાં જરૂરી ફેરફાર કરવામાં આવશે પ્રતિમાની વ્યુ ગેલેરીમાં કોઈ આકસ્મિક હોનારત ન બને તે માટે સરદાર પટેલી પ્રતિમાના બંને પગ પર વધારાના દરવાજા બનાવાશે જેથી પ્રવાસીઓ આકસ્મિક ઘટના સમયે સુરક્ષિત બહાર આવી શકે